પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કોવિડ રોગચાળાના પડકારોને ધ્યાનમાં રાખીને નવીન વૈશ્વિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાની જરૂર છે

તેમણેકહ્યું કે ડિજિટલઈન્ફાસ્ટ્રક્ચર જ્રહાજ કેવિમાન નેટવર્ક દ્વારા વિશ્વના એક ભાગમાં સર્જાયેલી હોનારતની સર ઝડપથી સમગ્ર વિશ્વમાં ફેલાઈ શકે છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વૈશ્વિક સિસ્ટમની સ્થિતિસ્થાપકતા સુનિશ્વિત કરવા માટે સહકાર આવશ્યક છે

જાગૃતિ વકીલ હુવામાન છેલ્લા ચોવીસ ક્લાકમાં તપતું રાજ્ય સાથે કચ્છમાં પણ ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે